આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એવોર્ડ નિદર્શન કરાવતા મુખ્યમંત્રીએ શુભેચ્છા આપી હતી અને પ્રજાકીય કામો માટે મહત્વનો પ્રોજેક્ટ વધુને વ્ધુ લોકભોગ્ય બને તે માટે અનુરોધ કર્યો હતો એવોર્ડ અંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક સચિવ શ્રી નલીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઓનલાઇન પ્રોજેક્ટના કારણે જમીનને લગતો કેસોનું મોનિટરીંગ તથા એનાલિસિસ સરળ બન્યું છે આ સિસ્ટમથી નાગરિકોને કેસની છેલ્લામાં છેલ્લી માહિતી સુનાવગ્નીની તારીખ અને હુકમની માહિતી સફળતાની ઉપલબ્ધ થતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રેકોર્ડના ડીજીટલાઇઝેશનના પરિણામે નાગરિકોને ઓછા સમયમાં માહિતી ઉપલબ્ધ થાય છે આ સિસ્ટમથી ઇન્ટરનેટ દ્વારા નાગરિકોને ઓછા સમયમાં ઓનલાઇન એક્સેસ દ્વારા તમામ પક્ષકારોને ચુકાદાઓ ્પ્રરા પાડવામાં આવે છે

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ બારથી તેર આની રહેશે

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હૃ આગાહીકારોએ નક્ષત્રની સ્થિતિ અખાત્રીજનો પવન હોળીની ઝાળની દિશા અને પશ્ન પક્ષીઓની ચેષ્ટાનો અભ્યાસ કરીને બારથી તેર આની વરસાદની આગાહી કરી છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ પી

પટેલે જજ્ઞાવ્યું છે કે જૂન માસમાં વાવણીલાયક વરસાદ થશે અને જુલાઇ માસમાં સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વરસાદ થશે

પાલનપુરમાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં પીવાના પાણીની સ્થિતિ પ્રિ મોન્સુન આયોજન અને કામગીરી અછતની સ્થિતિ તથા વિકાસકામો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી

ધારાસભ્ય બલરામ થાવાણી ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો વિડિયો વાઇરલ થવાના મામલે ભાજપે શો કોઝ નોટીસ પાઠવીને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે આ ઘટના શરમજનક છે ભાજપ સપ્ન શબ્દોમાં વખોડી કાઢે છે પ્રદેશ પ્રમુખ શ્રી જીત્તભાઇ વાઘાણીએ ધારાસભ્ય બલરામ થાવાણીને ફોન કરીને ખુલાસો કરવા અને માફી માંગવા જણાવ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડવા

આ કેમ્પમાં દાદરાનગર હવેલીની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો

કેમ્પમાં મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું

મહાત્મા મંદિર ખાતે આ શનિવાર આઠમી જૂને યોજાનારા આ કાર્યક્રમ અંગે એર વાઇસ માર્શલ પ્રશાંત પતંગેએ માહિતી આપી આકાશવાણીના સમાચાર વિભાગને આપેલી રૂબરૂ મુલાકાતમાં તેમણે આ મુજબ જણાવ્યું

આ સાયકલ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલ પરિવહનનાં વાજબી અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો હતો જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ વધે

સોમવતી અમાસ આજે સોમવતી અમાસે ચાંદોદ પોઇચા નર્મદા તટે હજારો શ્રદ્વાળુઓએ નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું કરનાળી ખાતે કુબેરદાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી પિતૃતર્પણ માટે સોમવતી અમાસનો દિવસ શ્રેષ્ઠ હોવાથી નર્મદા કિનારે અસંખ્ય લોકોએ સામૂહિક મોશ્રવિધિ તેમજ પિત્રતર્પણ વિધી કરી હતી

કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

તથા ખેડા સત્યાગ્રહ વખતે સરદાર સાહેબ અને ગાંધીજીએ અહી રહીને જ શ્રીગણેશ કર્યા હતા આશ્રમમાં રહેતી બહેનો રસોઈમાં પારંગત બને અને મોટી થઈ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી દિનશા પટેલના દાનથી આ સંસ્થા ખાતે શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ રસોઇ તાલીમ તથા બ્યુટીપાર્લર તાલીમ કેન્દ્રનું લોકાર્પણ દિનશા પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

જેમાં આગામી શનિવારે રાત્રે હેમુભાઇ ગઢવી ઓડિટોરીયમ ખાતે લાઇફ મંત્ર કાર્યક્રમ યોજાયો છે

હવામાન રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી વ્ધુ એક દિવસ ગરમીનું મોજું યથાવત રહેશે ખાસ કરીને રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે